કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

દરમિયાન ગુજરાતમાં પણ આવતીકાલથી રસીકરણનો આરંભ થશે આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ડૉક્ટરો અને અર્ધ તબીબી કર્મચારીઓને રસી અપાશે આ ઉપરાંત કોરોના વૉરિયર્સ કર્મચારીઓને પણ સુરક્ષા કવય તરીકે રસી અપાશે

જામનગર ખાતે વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે બોલતા તેમણે જાહેર કર્યું હતું કે સૂચિત સ્પોર્ટ્સ મ્યુઝિયમને જામ રણજીત સિંહનું નામ અપાશે અને તેમાં અનેક ક્રિકેટરોએ તેમની કારકિર્દીમાં હાંસલ કરેલી વિરલ સિધ્ધીની વિગતો મૂકવામાં આવશે

લોકોને કરફ્યુમાં સહકાર આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે રાત્રિ કરફ્યુ બાદ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી લોકો ની સલામતી માટે તેનો અમલ લંબાવવાનું સરકારે નક્કી કર્યું છે

આ વિસ્તારમાં આવેલા મકાન સહિતની સ્થાવર મિલકતની માલિકીનું હસ્તાંતરણ હવે જિલ્લા કલેક્ટરની પરવાનગી વગર નહીં થઈ શકે

બોટાદ કિસાન સૂર્યોદય યોજના બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના ટાટમ ગામે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ શરૂ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા હાજર હતા

જે પ્રસંગે સાંસદ કે

પટેલ સહિતના આગેવાનો હાજર હતા

ભૂમિપૂજનમાં સામેલ વિકાસ કાર્યોમાં મોબાઈલના ટાવર ઊભા કરવાથી માંડી ગ્રામીણ સડકના નવીનીકરણનો સમાવેશ થાય છે મહેસાણા દૂધસાગર ડેરી મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે અમરત દેસાઇની વરણી કરવામાં આવી છે આજે યોજાયેલી નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પસંદગી પ્રક્રિયામાં વિસનગર પ્રાંત અધિકારી તથા જી

ના મેનેજિંગ ડિરેક્ટર આર

સોઢી હાજર રહ્યા હતા

કડાણા સિંચાઇ વિભાગ દ્વારા ડેમમાંથી પાણીનો જથ્થો છોડાતા ઉદવહન યોજના સાકર બની હોવાનો અનુભવ ખેડૂતોને થયો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

ઘોઘલા ગામે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દીવ કલેક્ટર સલોની રાયની આગેવાનીમાં કોરોના રસીકરણ ઝુંબેશનું આયોજન આરોગ્ય અધિકારી કે

સુલ્તાન દ્વારા કરવામાં આવ્યું છે